પાંચમા તબક્કાની ચૂંટણી માટે આજે ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે

સાંજે છ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે મદુરાઇમાં બે કલાક વધુ એટલે કે આઠ વાગ્યા સુધી મતદાન ચાલશે

મુક્ત અને વાજબી ચૂંટણી માટે નીરિક્ષકો ફલાઈંગ સ્કવોડ વીડિયોગ્રાફર અને ઝોન તથા સેક્ટર મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીઓ ચ્રંટણી ફરજ પર મૂકવામાં આવ્યા છે દિવવ્યંગોને ચ્રંટણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

રાજ્યમાં પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે કટીહાર કિશનગંજ પૂર્ણિયા ભાગલપુર અને બાંકા વિસ્તારમાં ચૂસ્ત સલામતી બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે

જેમાં સીલચર કરીમગંજ સ્વાયત જિલ્લા નાગોન અને મંગલદોઇનો સમાવેશ થાય છે

આજે સવારે રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને બીજેપીના સભ્ય ક્રપાનાથ મલ્લ રાજ્યના મંત્રી પરીમલ સૂકલ વૈદ્ય અને પિયૂષ હજારીકાએ મતદાન કર્યૂં હતું

ઉનાળાની ગરમી છતાં મોટી સંખ્યામાં લોકો મતદાન મથક પર પહોંચ્યા છે

મહિલાઓ અને પ્રથમ વખત મતદાન કરનારાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો મતદાન મથક પર મદદ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા ઊભી કરવામાં આવી છે ઉપરાજ્યપાલ ડો કિરણ બેદી અને મુખ્યમંત્રી નારાયણસામીએ સવારે મતદાન કર્યું હતું

મુખ્ય ચૂંટણી અધિકારી ડો કેન્ડાવેલોએ કહ્યું કે પુડુચેરી સંસદીય મતદાન મથક અને થાતાંચવાડી વિધાનસભા મથકના બધા મતદાન કેન્દ્રો પર શાંતિપૂર્ણ મતદાન થઇ રહ્યું છે

બાંગ્લાદેશના વિદેશમંત્રી ડૉક્ટર એ

અબ્દુલ મોમિને પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કરી રહેલા બાંગ્લાદેશના અભિનેતા ફિરદોશની કાર્યવાહી બદલ ખેદ વ્યક્ત કર્યો છે ગઈકાલે રાત્રે ઢાકામાં પત્રકારો સાથે વાતચીત કરતાં વિદેશમંત્રીએ જણાવ્યું તા

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ લખનઉ બેઠક પર પૂનમસિંઘ અને સુલતાનપુર બેઠક પર મેકાન ગાંધી આજે ઉમેદવારીપત્ર ભરવાના છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં ફક્ત અઢી જિલ્લાને બાદ કરતાં બીજે ક્યાંય પણ બોમ્બ વિસ્ફોટ થયો નથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ છત્તીસગઢના રાયગઢ અને બિલાસપુરમાં તથા મહારાષ્ટ્રમાં જલનામાં રેલીઓને સંબોધન કરશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના બડાઉન અને ગુજરાતના જૂનાગઢ તથા કચ્છમાં રેલીને સંબોધશે

વેંકેયા નાયડુએ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતમાં આવેલા ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે જાન ગુમાવનારા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે

આ અથડામણ કુઆકોન્ડા વિસ્તારના દુવાલીકરણ જંગલોમાં બની પોલીસે ઘટના સ્થળેથી બે બંદૂકો કબજે કરી છે માર્યા ગયેલા માઓવાદીઓ પૈકી એકને પકડી પાડવા માટે પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું

મંત્રાલયે કહ્યું છે કે નાગરિક ઉડ્ડયન મહા નિયામક અને અન્ય સંચાલકો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી નાગરિકોને અગવડ ન પડે તેમના નાણાનું સમયસર રીફંડ અપાય રદ થયેલી વિમાન ટિકિટના બદલે વ્યવસ્થા જેવી બાબતો અંગે નિયમબદ્ધ પાલન થાય

કરાંચીથી ગ્વાદર જઈ રહેલી બસમાં મકરાણ ધોરી માર્ગ પર આ દુર્ઘટના બની હતી

તેમાંથી બે મુસાફરો ભાગી છૂટ્યા હતા બનાવની તપાસ માટે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે બલ્લચિસ્તાનમાં વંશીય જાતિના લોકો પર ભાગલાવાદી ઘ્રસણખોરો દ્વારા આ પ્રકારના હુંમલા કરવામાં આવતા હોય છે

લિસ્બનમાં જર્મન એજન્સીએ આ અકસ્માતની પુષ્ટી કરી છે

એક કિલો વજનનો ઉપગ્રહ લગભગ દોઢ વર્ષનું આયુષ્ય ધરાવે છે તે દ્વારા શ્રીલંકાએ અવકાશયુગમાં પ્રવેશ કર્યો છે જાપાનના ક્યુશુ ટેકનોલોજી ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેને તૈયાર કર્યો હતો આ ઉપગ્રહ શ્રીલંકા અને આસપાસના વિસ્તારોમાંથી તસવીરો મોકલશે

ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉન ગઈકાલે તેનું નિરીક્ષણ કર્યું હતું કોરિયાની સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર આ શસ્ત્ર વિકસાવવાથી તેના લશ્કરની ક્ષમતામાં વધારો થયો છે ઉત્તર કોરિયાના મિસાઈલ સંશોધન કેન્દ્ર દ્વારા ચાલતી ગતિવિધિના અહેવાલના પગલે આ શસ્ત્ર પરિક્ષણ જાહેર થયું છે આ ઉપરાંત લાંબા અંતરના મિસાઈલોના પરીક્ષણ પણ કરવામાં આવ્યા છે જો કે અમેરિકાના વ્હાઈટ હાઉસ આ અહેવાલો અંગે જાણકારી હોવાનું જણાવાયું છે

જો કે કોઈ નુકસાનના સમાચાર નથી